ભારતના કૌશાલ ધર્મામેરે માલદીવ આંતર રાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં પુરૂષોનો સિંગલ્સનો

મદ્રાસ આઈઆઈટી ખાતે યોજાઈ રહેલી ભારત સિંગાપુર હેકાથીન સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને તથા આઈઆઈટી મદ્રાસ ખાતે યોજાનાર પદવીદાન સમારોહમાં તેઓ સંબોધન કરશે

સારૂ આરોગ્ય ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉર્જા આ ત્રણ વિષયોને કેન્દ્રમાં રાખીને હેકાથોનનું આયોજન કરાયું છે

તેને ભુતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈએ વ્યાપક બનાવીને જય જવાન જય કિશાન અને જય વિજ્ઞાન કર્યું હતું હવે પ્રધાનમંત્રી મોદીએ તેમાં જય અનુસંધાનનો ઉમેરો કરીને સંશોધનના મહત્વ ઉપર ભાર મૂક્યો છે શ્રી પોખરીયાલે વિજ્ઞાન ટેકનોલોજી અને કલા ક્ષેત્રે થયેલ સુધારા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમીત શાહ તથા પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

આ ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ યોથી ઓક્ટોબર છે

આ માર્ગના નિર્માણમાં અપરગંગા નહેર ઉપર પુલ અને અંડરપાસનું બાંધકામ એક પડકાર સમા હતા

આ ઉમેદવારોમાં બે મહિલાઓનો પણ સમાવેશ કરાયો છે

હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રે જણાવ્યું છે કે રાજસ્થાન ઉત્તરપ્રદેશ તથા બિહારમાં ચોમાસુ હજી સક્રિય છે હવાના હળવા દબાણના લીધે રાજસ્થાન અને ગુજરાતમાં આગામી શનિવાર સુધી વરસાદ થાય તેવી સંભાવના છે તેમણે કહ્યું કે પંજાબ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર ઓડીશા ગુજરાત મીઝોરમ ત્રિપુરા કેરળ અને લક્ષદ્વિપમાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે

શ્રી કુમારે જણાવ્યું હતું કે દ્વિસ્તરીય પંચાયતી રાજપદ્વતિની ચૂંટણી પ્રક્રિયા આગામી પાંચમી નવેમ્બર સુધી પૂરી કરાશે

આ કાર્યક્રમના લીધે ભારતીય સમાજમાં સ્વચ્છતા અંગેના વિયારો તથા આયરણમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે યુનિસેફના ભારત ખાતેના અધિકારી નિકોલસ ઓસબર્ટે એક મુલાકાતમાં કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાનનો પ્રભાવ સમગ્ર વિશ્વ ઉપર થયો છે દુનિયાના ઘણાં દેશો સ્વચ્છ ભારત અભિયાન અંગે જાણકારી મેળવવા ભારત આવી રહ્યા છે

દુબઈ ખાતેના ભારતીય કોન્સ્યુલેટ સ્થાનિક લોકો અને અન્યોએ આયોજીત કરનારી આ પદયાત્રામાં વિવિધ દેશોના લોકો પણ જોડાશે

આ ઉપરાંત ભારતીય કોન્સ્યુલેટ દ્વારા જુદી જુદી શાળાઓમાં ચિત્રકલા તથા ચર્ચાના કાર્યક્રમો યોજાશે સપ્તાહમાં એક સાયકલરેલી પણ યોજાશે

ગઈકાલે રમાયેલી ફાઈનલમાં કૌશાલે માલેના સિરિલ વર્માને સીધા ગેમોમાં પરાજય આપીને ખિતાબ જીતી લીધો હતો

એવી જ રીતે સાઈપ્રતિક કૃષ્ણ પ્રસાદ અને અશ્વિની ભદની જોડીનો થાઈલેન્ડની યેરોએનટેમોન અને કોરીયપ્પાની જોડી સામે પરાજય થયો હતો પુરૂષોની ડબલ્સમાં પણ ભારતના અરૂણ જ્યોર્જ અને સંયમ શુક્લનો પરાજય થયો હતો

વી

આવતીકાલે ભારત અને બેલ્જીયમ વચ્ચે મેચ રમાશે